ઝારખંડના સાહેબગંજ જીલ્લાના બરહૈઇત ખાતે ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે કહ્યું કે આ રાજકીય પક્ષો મુસ્લિમોમાં ધારાના નામે ભયની લાગણી ઉભી કરી રહ્યા છે

પ્રધાનમંત્રીએ દોહરાવ્યું હતું કે નાગરિકત્વ સુધારા ધારો કોઇપણ ધર્મના ભારતીય નાગરિકને અસર કરતો નથી અને કોઇપણ ભારતીય નાગરિકે ધારા અંગે ચિંતા કરવાની જરૂર નથી તેમણે કહ્યું કે આ ધારો પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વર્ષોથી ધાર્મિક દમનનો ભોગ બનીને ભારત આવેલા લોકો માટે છે પ્રધાનમંત્રીએ ધારા બાબતે આયરાતી હિંસા અંગે નિરાશાની લાગણી વ્યકત કરીને જણાવ્યું હતું કે કેટલાક પક્ષો યુવાનોને હાથા બનાવી રહ્યા છે શ્રી મોદીએ કોલેજના વિદ્યાર્થીઓને સરકારની નીતીઓ અંગે લોકશાહી પદ્ધતિથી વિરોધ કરવાની અપીલ કરી હતી

કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીના વડપણ હેઠળના વિપક્ષના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને આ મુદ્દે એક આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું રાષ્ટ્રપતિને મળ્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં સુશ્રી સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખરેખર ગંભીર છે અને જામીયા મિલિયા ઇસ્લામિયા ખાતે શાંતિપૂર્ણ રીતે દેખાવો કરી રહેલા લોકો સાથે પોલીસે કરેલો વ્યવહાર ખેદજનક છે તેમણે કેન્દ્ર સરકાર સામે લોકોનો અવાજ દબાવવાનો આક્ષેપ કર્યો હતો

બાલુ આરજેડીના મનોજ ઝા અને સીપીઆઇના મહામંત્રી ડી રાજાનો રાષ્ટ્રપતિને મળનાર પ્રતિનિધિમંડળમાં સમાવેશ થયો હતો

દિલ્હીના સંયુક્ત કમિશ્નર અલોકકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસે સંબંધિત વિસ્તારમાં શાંતિ જાળવવા વરિષ્ઠ નાગરિકોનો સંપર્ક કર્યો છે તેમણે કહ્યું કે આ વિસ્તારમાં લોકોના ટોળાને વિખેરવા માત્ર અશ્નુવાયુના સેલ છોડવામાં આવ્યા હતા આજે થયેલા હિંસક દેખાવોમાં કેટલાક પોલીસ જવાનોને ઇજા થઇ છે અને બે બસ અને કેટલીક બાઇકોને નુકશાન થયું છે દરમિયાન દિલ્ઠીના ઉપરાજયપાલ અનિલ બૈજલે લોકોને હિંસા નઠીં આયરવાની અને શાંતિ જાળવવાની અપીલ કરી છે તેમણે તોફાની તત્વોની માફીતી દિલ્ફી પોલીસને આપવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે હિંસા એ માત્ર ગેરકાનૂની નહિં પણ અમાનવીય પદ્ધતિ છે અને લોકોએ તેમનો મત શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે વ્યકત કરવો જોઇએ દિલ્ફીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દિલ્ફીના નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે હિંસાને સુસંસ્કૃત સમાજમાં સ્થાન નથી અને તેના દ્વારા કાંઇ પણ હાંસલ કરી શકાતું નથી

જો કે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ આવતીકાલે સવારે નવ વાગ્યા સુધી યથાવત રહેશે ઉત્તરપૂર્વ ફન્ટિયર રેલવેના પ્રવકતા શુભનાન ચંદાએ જણાવ્યું છે કે રાજયમાં રેલવે સેવા પૂર્વવત બનાવવાના પ્રયાસો યાલી રહ્યા છે હાલ આઠ મુસાફર ટ્રેનો રાબેતા મુજબ યલાવવામાં આવી રહી છે

રાજયમાં દિવસ દરમિયાન કરફ્યુ હળવો કરવામાં આવ્યો છે દરમિયાન રાજયમાં ઇનર લાઇન પરમિટના અમલીકરણ બાબતે ઠરાવ પસાર કરાવવા મેઘાલય સરકાર આ ગુરૂવારે વિધાનસભાનું ખાસ સત્ર યોજશે

અદાલતે દેખાવો વખતે દિલ્હીમાં બસને કેવી રીતે આગ ચાંપવામા આવી તે અંગે સવાલો ઉઠાવ્યા હતા મુખ્ય ન્યાયમૂર્તિ એસ

બોબડેના વડપણ હેઠળની બેંચે જામીયા મીલીયા ઇસ્લામિયા યુનિવર્સીટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન સહિત અન્યોએ કરેલી અરજીની સુનાવણી આજે હાથ ધરતાં આ મુજબ અવલોકન કર્યું હતું

આજે દિલ્હીમાં એક કાર્યક્રમમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે સુધારેલા નાગરિકત્વ ધારા પ્રત્યે સરકાર પ્રતિબધ્ધ છે

આ પ્રસંગે તેમણે કહ્યું કે બ્રોડબેન્ડ મિશનનો હેતુ ભારતના અર્થતંત્રને વધુ ગતિશીલ બનાવવાનો પણ છે આ મિશનથી ગ્રામીણ જીવનમાં મોટું પરિવર્તન આવશે અને તેમની આશા આકાંક્ષાઓ સંતોષાશે તેથી જ આ મિશનને ગ્રામીણ વિસ્તારોમાં સફળતા મળવી જરૂરી છે શ્રી રવિશંકર પ્રસાદે એનડીએ સરકારે છેલ્લા સાડા પાંચ વર્ષમાં પરિવર્તન લાવવા લીધેલા પગલાંઓની વિગતો આપી હતી

અદાલતે પીડીતાને વળતર યૂકવવાનો નિર્ણય લેતા પહેલાં સેંગરની આર્થિક સ્થિતિની માહીતી માંગી છે દરમ્યાનલ સીબીઆઇ એ આ કેસમાં કસૂરવારને આજીવન સજા આપવાની રજૂઆત કરી છે

આજે પ્રફરમાં ચૂંટણીરેલીને સંબોધતાં તેમણે કહ્યું કે રાજયના વિકાસ માટે મહામોરચાની સરકાર જરૂરી છે

એજેએસયુના વડા સુદેશ કુમાર મહાતોએ ભાજપની ટીકા કરીને વયન આપ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તા ઉપર આવશે તો તેમની સરકાર ગ્રામીણ ક્ષેત્રના ગરીબો દલિતો અને ખેડૂતોના વિકાસ માટે કામ કરશે તો બીજી તરફ ઝારખંડ વિકાસ મોર્ચાના અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ જણાવ્યું કે રાજયના સમગ્ર વિકાસ માટે સરકારમાં પરિવર્તન લાવવું જરૂરી છે ડાબેરી પક્ષના નેતાઓ અને આરજેડીના તેજસ્વી યાદવે પણ રેલીઓમાં સંબોધન કરીને પક્ષના ઉમેદવારોને મત આપવાની અપીલ કરી છે

ન્યાથમૂર્તિએ જણાવ્યું છે કે તેમના એક સગા આ કેસમાં પીડીતાના માતા તરફથી સુનાવણીમાં રજૂ થયા હોવાથી આ કેસની સુનાવણી બીજી યોગ્ય પીઠ સંભાળે તે યોગ્ય ગણાશે